દળના નવા નેતા યુંટવા માટે આજે ભાજપ વિધાયક દળની બેઠક મળશે

નવી દિલ્ફીના લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત દેશ ગીતાના મંત્ર સાથે વિકાસના પથ પર આગળ વધી રહયો છે શ્રીમદ ભગવદ ગીતાએ આપણને શીખવ્યું કે વિશ્વ અને જનતાની સેવા કેવી રીતે કરવી જોઇએ તેમણે કહયું કે જયારે કોરોના વાયરસનો ફમલો થયો ત્યારે કોઇપણ આ મહામારી માટે તૈયાર ન હતું પરંતુ ભારત અટલ રહ્યું અને ભારતમાં બનેલી બે રસીથી દુનિયાને મદદ મળી છે મહામારી દરમિયાન ભારતે ન માત્ર વિશ્વના દેશોને સહાય પહોંચાડી પરંતુ વિદેશોમાં ફસાયેલ લોકોને સ્વદેશ લાવવા પણ પ્રયત્ન કર્યા આજે વિશ્વ માનવતા પ્રત્યેનું ભારતનું યોગદાન યાદ કરે છે

પ્રધાનમંત્રી જાપાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ભારત જાપાન વિશેષ રણનીતી અને વૈશ્વિક ભાગીદારીની પ્રગતિ પર પોતાના જાપાનના સમકક્ષ થોશીહાડે સુગા સાથે મહત્વપુર્ણ વાતયીત કરી એક ટવીટમાં શ્રી મોદીએ કહયું કે અમે હાલના વૈશ્વિક પડકારો પર વિચારોનું આદાન પ્રદાન કર્યુ અને ભારત પ્રશાંત ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા સહમતિ વ્યકત કરી છે

રાજયપાલ બનવારી લાલ પુરોહિત રાજયના મુખ્ય સચિવ સહિત અન્ય અધિકારીઓ ધ્વારા હવાઇ મથક પર તેમનું સ્વાગત કરાયું હતું

બપોર બાદ રાષ્ટ્રપતિ શ્રીપુરમ વેલ્લુરના સુવર્ણ મંદીર જશે અને ત્યારબાદ ચેન્નાઇ પરત ફરશે

તેમણે ગઇકાલે રાજ્યપાલ શ્રીમતી બેબીરાની મૌર્યને રાજીનામું આપ્યું હતું રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને રાજ્યમાં નવા મુખ્યમંત્રીની નિમણૂક થાય ત્યાં સુધી તેમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા જણાવ્યું છે અમારા સંવાદદાતા જણાવે છે કે ભાજપ વિધાયક દળની બેઠક આજે દહેરાદુન ખાતે મળશે જેમાં દળના નવા નેતા યુંટવામાં આવશે આ અવસરે પક્ષના કેન્દ્રીય નીરીક્ષકો હાજર રહેશે આસામ નામાંકન આસામમાં મતદાનના પ્રથમ તબક્કામાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ગઇકાલે સાંજે પૂરી થઈ છે

ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આજે માજુલી બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું છે

શ્રી સોનોવાલે ઉમેદવારી પત્ર ભરતા પહેલાં રેલી કાઢી હતી શ્રી સોનોવાલે દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યોના આધારે ભાજપના નેતૃત્વમાં ગઠબંધન ફરીથી સત્તામાં આવશે ટીએન જોડાણ તમિલનાડુમાં ઉમેદવારી નોધાવવાના બે દિવસ બાકી છે ત્યારે ડી એમ ડી કે પાર્ટીએ ગઇકાલે એ

એ ડી

કે બીજેપી જોડાણથી છૂટા થવાનો નિર્ણય લીધો છે

ડી એમ

છઠ્ઠી એપ્રિલની વિધાનસભાની ચૂંટણીઓ માટે જોડાણ પર બન્ને પક્ષે મહોર લગાવી દીધી છે

બેઠકોની વહેંચણીની જાહેરાત પછી કરવામાં આવશે એમ આર કોંગ્રેસના સ્થાપક નેતા રંગાસામી અને ભાજપના યૂંટણી પ્રભારી નિર્મલ કુમાર સુરાણા દ્વારા ફસ્તાક્ષર કરવામાં આવ્યા છે કોરોના અપીલ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છોવધુ સમાચાર કોરોના

પંચે કોવિડ રોગયાળા અને સંપર્ક મુકત પ્રયારની જરૂરીયાતને ધ્યાને લઇ પ્રસાર ભારતી સાથે ચર્ચા વિચારણા બાદ આ નિર્ણય લીધો છે પંચના નિર્ણથ મુજબ માત્ર રાષ્ટ્રીય તથા માન્યતા પ્રાપ્ત રાજય દળોને પ્રસારણનો સમય અપાશે રાજકીય દળોને આલોચના ધર્મ કે સમુદાયો પર આક્ષેપ તથા હિંસા ભડકાવે તેવા અને અપમાનજનક વકતવ્યના પ્રસારણની અનુમતી અપાશે નહી બેઠક પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડો

મિશ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ રસીકરણ અભિયાન ની સ્થિતિ તથા પ્રગતિની સમીક્ષા કરાઈ આ બેઠકમાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો તથા રસીકરણ અભિયાનના અધિકારીઓએ ભાગ લીધો હતો બેઠકમાં આરોગ્ય સચિવે જણાવ્યું કે વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં યાલી રહ્યું છે

મિશ્રાએ રસીકરણ અભિયાન સફળતાપૂર્વક ચલાવવા માટે તમામ અધિકારીઓની પ્રશંસા કરી અને આ જ ઝડપે રસીકરણ ચાલુ રાખવા અનુરોધ કર્યો કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ રાજ્યને આગળના ત્રણ ભારત માટેની વિસ્તૃત યોજના બનાવવા જણાવ્યું બેઠકમાં જણાવ્યા મુજબ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રસીનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોને નોંધણી માટે તૈયાર રહેવા જણાવાયું હિં ફાયનાન્સ જીએસટી રાજ્યોને જાહેર કરવામાં આવેલ જીએસટી વળતરની રકમ એક લાખ છ ફજાર કરોડ રૂપિયા સુધી પર્હોંચી ગઈ છે

મોઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારે કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના ત્રણ બાકી હપ્તા થોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવશે જે આ વર્ષના જુલાઈ સુધી મોક્કફ રખાયા છે

તેમણે કહ્યું કે સરકારે ડી એ

ક્કિકેટ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી એક દિવસીય મેચમાં દક્ષિણ આફીકાને હરાવી શ્રેણી સરભર કરી છે

ભારતની ઝુલન ગોસ્વામીએ ચાર વિકેટો ઝડપી હતી ઝૂલનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઇ હતી

એસ એમ ઇ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સ્ફૂર્તિ યોજના રોજગાર માટે અને દેશના વિકાસમાં ફાળી આપવાના આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર આધારિત છે

નીતિ પંચ અને રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં ઇલેક્ટ્રિક વાહનોમાં ભારતમાં નાણાકીય મૂડીરોકાણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે નીતિ આયોગે કહ્યું છે કે તકનીકી ખર્ચ માળખાગત સુવિધાઓ અને ગ્રાહક સાથે સંકળાયેલ અવરોધોને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે